પ્રધાનંમત્રી નરેન્ન મોદી આવતીકાલે બાંગ્લાદેશની બે દિવસીય મુલાકાતે જશે પશ્ચિમ બંગાળ અને આસામમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો યૂંટણી પ્રચાર આજે સાંજે પૂરો થશે કેન્દ્ર સરકારે આગામી તમામ તહેવારો પર સ્થાનિક પ્રતિબંધો લાદવા અને જાહેર સમારોહને મર્યાદિત કરવા તાકીદ કરી છે દેશમાં કોવિડ રસીકરણનો આંક પાંચ કરોડને પાર થયો છે

સ્થળોએ ધોરીમાર્ગો પર મુસાફરો માટે વિશ્વકક્ષાની સુવિધાઓ ઉભી કરાશે

આ ઉપરાંત લોકસભાની બે બેઠક આંધ્રપ્રદેશની તિરૂપતિ અને કર્ણાટકના બેલગામ તથા અગિયાર રાજ્યોની વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે પણ ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે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

ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ ત્રીજી એપ્રિલ છે

આસામ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાની ચૂંટણીમાં તેમજ કેરળ તમિલનાડુ અને પુડચ્ચેરીમાં એક માત્ર તબક્કાની યૂંટણી માટે ઉમેદવારીપત્રો પરત ખેંચાયા પછી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે

કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે સમાચાર કર્મચારીઓને માહિતી આપતા જણાવ્યું છે કે દેશભરમાં અત્યાર સુધીમાં પાંચ કરોડ આઠ લાખથી વધુ લોકોને કોવિડની રસી અપાઈ યૂકી છે તેમણે ઉમેર્યું કે કોવિડ રસીના બે ડોઝ વચ્ચેના સમયગાળામાં કરાયેલો વધારો કોવિશીલ્ડ રસી માટે છે કોવેક્સિન માટે નહીં ઉલ્લેખનીય છે કે હાલ રસીકરણ અભિયાનમાં કોવીશીલ્ડ અને કોવેક્સિન એમ બે પ્રકારની રસી આપવામાં આવી રહી છે શ્રી ભૂષણે જણાવ્યું કે કોવીશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનો સમય વધારીને યારથી આઠ અઠવાડિયા કરાયો છે કોવેક્સિન રસી માટે બે ડોઝ વચ્ચેનો સમયગાળો અગાઉ મુજબ જ રહેશે નીતિ આયોગના સભ્ય ડૉ

પોલે કહ્યું કે સરકાર પાસે રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે

સરકાર દ્વારા કોમરબીડ જોગવાઈ દૂર કરાઈ છે

પહેલી એપ્રિલથી કો વિન સિસ્ટમમાં નોંધણી પ્રક્રિયા શરૂ થશે

આ પ્રસંગે તેમણે કહ્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિનો ઉદ્દેશ એવી શિક્ષણ વ્યવસ્થા બનાવવાનો છે જે આપણા યુવાઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે તેમને સક્ષમ બનાવે તેમણે કહ્યું કે યુવાઓને સાચો માર્ગ ચીંધવામાં શાળાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે માટે નવી મુલ્યાંકન વ્યવસ્થાથી નવી શિક્ષિત નીતિનો વ્યાપક દ્રષ્ટિકોણ હવે સકારાત્મક રીતે દ્રષ્ટિગોચર થશે